જમ્મુ કાશ્મીરના બાકી રહેલા વિસ્તારોમાં બધી પોસ્ટ પેઈડ મોબાઈલ ફોન સેવા આજ બપોરથી શરૂ થઈ ગઈ છે મહારાષ્ક્ર અને હરિયાણા વિધાનસભાનો ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં એક કાર દુર્ધટનામાં રાષ્રીઈંથ સ્તરના યાર હોકી ખેલાડીઓના મોત

જો કે ઇંટરનેટ સેવા હજુ શરૂ કરાઇ નથી

જમ્મુ કાશ્મીરના પોલિસ મહાનિદેશક દિલબાગસિંઘના જણાવ્યા પ્રમાણે પ્રદેશમાં કાથદો અને વ્યવસ્થા પ્રભાવિત થાય નહીં તે માટે થોગ્ય પગલાં લેવામાં આવી રહ્યાં છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અસામાજીક તત્વી ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તથા વ્યૂહાત્મક સ્થળોએ વધારાનું સૈન્ય તૈનાત કરવામાં આવશે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે દરરોજની સુનાવણી છઠ્ઠી ઓગસ્ટથી શરૂ કરી હતી

આ જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સેવા નિવૃત્ત થઈ રહ્યા છે

સમગ્ર વારાણસી શહેરમાં લોકોએ લાકડાની બાસ્કેટમાં તેમની અગાશીઓમાં નદી કાંઠે તળાવ કિનારે અને વૃક્ષો પર દીપ પ્રગટાવીને પોતાના પૂર્વજોને અને ફરજ દરમ્યાન પોતાના પ્રાણનું બલિદાન કરનાર પોલીસ કર્મચારીઓને જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

શ્રી મોદી ઈન્સ્ટાગ્રામ ઉપર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પૂર્વગામી બરાક ઓબામા જેવા અન્ય વૈશ્વિક નેતાઓ કરતા પણ વધારો ફોલોઅર્સ ધરાવતા નેતા છે

સૈન્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ચોકીઓને નિશાન બનાવતા વિના કારણે ગોળીબાર શરૂ કર્યા હતા ભારતીય સૈનિકો દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો આ દરમ્યાન એક જવાનને ગંભીર ઈજા થઈ હતી અને ત્યારબાદ તેનું મોત નિપજ્યું હતું

પ્રધાનમંત્રી શ્રી મોદી આગામી દિવસોમાં હરિથાણામાં યાર ચૂંટણી રેલીઓમાં સંબોધન કરશે તે પૈકી આજે તેઓ ફરીદાબાદ જિલ્લાના બાલાભગ્રહમાં પ્રથમ ચૂંટણી રેલી સંબોધશે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાફ્લ ગાંધી પણ મેવાત પ્રદેશમાં યૂંટણી રેલીમાં સંબોધન કરશે ભાજપે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે તોહના એલનાબાદના મલ્લીકા ગામ અને નેરનૌદ વિસ્તારમાં ચૂંટણી સભામાં સંબઓધન કરશે મહારાષ્ટ્રમાં ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી મોદી અને પક્ષ પ્રમુખ અમિતશાહે શ્રેણીબદ્ધ ચૂંટણી રેલીઓમાં સંબોધન કરશે ભાજપના વરિષ્ઠ નેતાઓ મતદારોને રીઝવવાનાં તમામ પ્રયાસ કરી રહ્યાછે

ઘાયલોને નજીકની હોસ્પીટલમાં ખસેડાથા છે જેમાં એકની હાલત વધુ ગંભીર જણાથ છે

દુર્ઘટનામાં માર્થા ગયેલા યાર ખેલાડીઓમાં શાહનવાઝ ખાન આશિષ લાલ અનિકેત અને આદર્શ હરદુઆ ભોપાલની મધ્યપ્રદેશ અકાદમીના હતા

આ કંપનીઓએ રાષ્ટ્રીય કેરિયરને કડક શબ્દોમાં કહ્યુંછે કે જો શુક્રવાર સુધીમાં તેઓ માસિક એકમ રકમ યૂકવશે નહીં તો મુખ્ય છ હવાઈ મથકોને ઈંધણ પુરૂ પાડવાનું બંધ કરી દેવાશે એર લાઈને એક નિવેદનમાં તેના ગ્રાહકોને સરળ કામગીરીની ખાતરી આપતા આ સંદર્ભે તમામ પગલાં લીધા હોવાનું જણાવ્યું છે

વલીદપુર વિસ્તારમાં આજે સવારે થયેલી આ દુર્ઘટના સમયે એક મકાનમાં સવારે નાસ્તો તૈયાર થઈ રહ્યો હતો ત્યારે જ રાંધણગેસ સિલિન્ડર ફાટ્યો હતો ઘાથલોને હોસ્પીટલોમાં ભરતી કરાયા ગયા છે જેમાં છની હાલત ગંભીર છે આ વિસ્ફોટથી મકાન ધ્વંસ થયું હતું પોલીસ અને વહિવટી અધિકારી સ્થળ પર પહોંચી ગથા હતા બચાવ કાર્ય ચાલુ છે મુખ્યમંત્રી થોગી આદિત્યનાથે મૃતક પરિવારો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને બધા ઘાયલોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરવા જિલ્લા વહિવટીતંત્રને નિર્દેશ આપ્યા છે

ઉપરાષ્ટ્રપતિ વેંકૈથા નાયડ્ર અને સિએરા લિએોનના રાષ્ટ્રપતિ જૂલિયસ માડા બિયોએ ગઈકાલે દ્વિપક્ષી સંબંધોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી શ્રી નાયડ્ પશ્ચિમી આફ્રિકા દેશોની પાંચ દિવસની થાત્રાના બીજા ચરણમાં ગઈકાલે સિએરા લિઓનની રાજધાની ફી ટાઉન પહોંચ્યા હતા ફી ટાઉનમાં સિએરા લિઓનના ઉપ રાષ્ટ્રપતિ ડોક્ટર મોફમ્મદ જુલ્દેફ જલ્લાએ તેમનું સ્વાગત કર્યું હતું શ્રી નાયડ઼નું પરંપરાગત સ્વાગત કરાયું હતું અને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું શ્રી નાયડ્રની આ આફિકન દેશોની પ્રથમ ઉચ્યસ્તરીય યાત્રા છે

રાજ્યપાલ લાલજી ટંડન અને કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ પટેલ આજે જબલપુરમાં આથોજિત મહોત્સવના ઉદઘાટન પ્રસંગે હાજર રહેશે

ઘણા નામાંકિત કલાકારો દ્વારા પોતાની કલાનું પ્રદર્શન કરાશે મહોત્સવમાં આસામ કર્ણાટક હરિથાણા ગુજરાત રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોના કલાકારો તેમની હસ્તકલાના નમૂના રજૂ કરશે

બંને ભારતમાં નવી દિલ્હી મુંબઈ અને કેરળની યાત્રાએ જશે નેધરલેન્ડના રાજાની આ યાત્રાથી બંને દેશો વચ્ચે આર્થિક અને રાજનૈતિક સહયોગ વધવાની આશા છે

શ્રી કોતે આ મુદ્દા પર આવતીકાલે લક્ઝમબર્ગમાં થનારા યુરોપીય સંઘના વિદેશી બાબતોની સમિતિની બેઠક પહેલા બોલી રહ્યા હતા આ અગાઉ ફાંસ અને જર્મની પણ આ દેશોમાં સામેલ થઈ ગયા છે જેમણે તુર્કીને હથિયારો આપવાનું બંધ કર્યું છે

સ્પર્ધામાં આ ભારતની બીજી જીત છે આવતીકાલે રાઉન્ડ રોબિન લીગ મેચમાં ભારતનો મુકાબલો જાપાન સાથે થશે